ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતીમાં આજે વડોદરા શહેરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અમદાવાદ શહેરમાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ મહેસાણા જીલ્લામાં નાગરિકતા સંશોધન કાયદા સમર્થન રેલીમાં ઉપસ્થિત રહીને લોકોને કાયદાની સાચી માહિતી આપશે સુરતમાં ગણપતસિફ વસાવા અને ભરતસિંહ પરમારના નેતૃત્વમાં સીએએ અને એનઆરસીના સમર્થનમાં રેલી નીકળી હતી રાજપીપળા ખાતે ગાંધીચોક સામે પણ નર્મદા ભાજપ દ્વારા સીએએના સમર્થનમાં ધરણાનું આયોજન કરાયુ હતુ જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ આદીજાતિના મોરચાના અધ્યક્ષ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ મહામંત્રી રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ અને સીએએનું સમર્થન કરતા અન્ય નાગરિકો સહિત નર્મદા જિલ્લાના તમામ તાલુકા ભાજપ સંગઠનના હોદેદારો અને કાર્યકરો જોડાયા હતા મહેસાણામાં પણ નાગરિક મંચના નેજા હેઠળ નાગરિકતા સંશોધન અધિનિયમ ના સમર્થનમાં વિશાળ રેલી યોજાઇ હતી આજે સવારે વીસનગરમાં વેપારી મહામંડળ અને નાગરિક મંય દ્વારા પણ રેલી યોજાઇ હતી તાપી જીલ્લા નાગરિક સમિતિ દ્વારા વ્યારા ખાતે સીએએ બિલના સમર્થનમાં રેલી અને જાહેર સભાનું આયોજન કરાયુ હતુ જેમાં વિવિધ સંગઠનોના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા રેલી અરવલ્લી જિલ્લામાં નાગરિકતા સંશોધન અધિનિયમના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નાગરિક જાગરણ સમિતિ અરવલ્લી દ્વારા આયોજિત રેલી માં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા એક તરફ સીએએના વિરોધમાં સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે અને વિપક્ષ દ્વારા આ કાયદાનો જબરજસ્ત વિરોધ થઇ રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશ સહિત ગુજરાતમાં સીએએના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે

આ રેલીમાં દંડક પંકજભાઈ દેસાઇ પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ સહિત રાષ્ટ્રવાદી સંગઠનોના આગેવાનો યુવાનો મહિલાઓ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા

દેશ વિદેશના વિદ્યાર્થીઓને ગુજરાત ખાતે ઉચ્ચ અભ્યાસ માટે બહોળી તક ઉપલબ્ધ છે દેશ વિદેશના વિદ્યાર્થીઓ ગુજરાતની યુનિવર્સિટીઓમાં યાલતા વિવિધ ઉચ્ય અભ્યાસક્રમોની વિગતો એક જ પ્લેટફોર્મ પરથી મેળવી શકે તે હેતુથી આ વેબસાઇટનું લોન્ચીંગ કરવામાં આવ્યું છે

શ્રી યૂડાસમાએ ઉમેર્યું હતું કે આ પોર્ટલ પર ગુજરાત ખાતે ઉચ્ચ અભ્યાસક્રમોમં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા સહિતની જરૂરી એવી તમામ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે

જેનો લાભ મહેસાણા પાટણ સહિત જિલ્લાના છ લાખ કરતા વધુ દૂધ ઉત્પાદકોને થશે

ભવિષ્યમાં ભાવમાં વધારો થશે પણ ઘટવાની કોઇ શકયતા રહેલી નથી ડ કેર શાળા દમણમાં દિવ્યાંગ બાળકો માટે ડે કેયર શાળા નો શુભારંભ કરવામાં આવ્યો છે દમણ જિલ્લા કલેક્ટર ડોક્ટર રાકેશ મિન્હાસ દ્રારા ડુનેઠા વિસ્તારમાં આ શાળા શરૂ કરવામાં આવી છે

સમાજ કલ્યાણ વિભાગના સહકાર થી મલ્ટીબેસ પ્રાઈવેટ લિમીટેડના સહકારથી દિનબંધુ યુથ ફેલફેચર ટ્રસ્ટ દ્રારા આ શાળા શરુ કરવામાં આવી છે

દિવ્યાંગ બાળકો ને ઘરે થી લાવવા અને લઈ જવા માટે વાહન ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ક્રિસમસ આવતીકાલે ખ્રિસ્તીઓ દ્વારા ઇસુ ખ્રિસ્તની જન્જયંતિ નાતાલનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે જેની તૈયારીઓ આજ રાત્રીથી જ શરૂ કરી દેવામાં આવશે દેશ વિદેશની સાથે રાજયભરમાં પણ નાતાલનો તહેવાર ખ્રિસ્તી સમુદાય દ્વારા ઉમંગ અને ઉત્સાહથી ઉજવાશે વિવિધ દેવળોમાં પ્રભુ ઇસુના જન્મની વધામણી ગાતા ગાતા તેમની ભકિત કરાશે જે અતંર્ગત આજે સાંજે સવા સાત વાગે રાજકોટમાં શ્રી રામક઼ષ્ણ આશ્રમ ખાતે ક્રિસમસની ઉજવણી કરાશે જેમાં શ્રી રામક઼ષ્ણ આશ્રમના સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને પૂજા ક્રિસમસ કેરોલ્સબાઇબલ વાંચન તથા ઇસુ ખ્રિસ્તનો જીવન સંદેશ અને વિશેષ પ્રવચન યોજાશે